દરમિયાન શ્રી ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ વિમાનમથકે તડામાર તેયારીઓ ચાલી રહી છે

વિમાનમથકે ગાર્ડ ઓફ ઓનર નિરીક્ષણ બાદ તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે સાબરમતિ આશ્રમ જશે અને ત્યાંથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સરદાર સ્ટેડિયમ પહોંચશે

ભારતની વિવિધતામાં એકતાની ઉજવણી સાથે વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિ ભાષા ઇતિહાસ સાહિત્ય વેશ ભુષા રહેણી કહેણી ભોજન વગેરે ના આદાન પ્રદાન દ્વારા એક બીજાને વધુ સારી રીતે સમજવાનો તેનો ઉદેશ છે ગુજરાતનું જોડીદાર રાજ્ય છત્તીસગઢ છે ત્યારે છત્તીસગઢને કેન્દ્રમાં રાખી રાજ્યમાં અનેકવિધ કાર્થક્રમોનું આયોજન થઇ રહ્યું છે અમદાવાદ ની સરકારી પોલિટેક્નિક દ્વારા આ અભિયાન હેઠળ આવતીકાલે છત્તીસગઢ કૂડ કેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આંબાવાડી પોલિટેક્નિકના પ્રિન્સિપાલ પી

પટેલે જણાવ્યું કે આ ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા છત્તીસગઢની શાકાહારી વાનગીઓ બનાવીને અમદાવાદના લોકોને પીરસવામાં આવશે શ્રી પટેલે આ અંગે વધુ માહિતી આપી

દેશમાં બીજા ક્રમે આ ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે

જાણકારોનું કહેવું છે કે સારા વરસાદ થકી યાલુ શિયાળાનું સુરખાબની પ્રજાતિનું પ્રજનન સફળ થયું છે અને નોંધપાત્ર સંખ્યામાં છે કચ્છમાં સુરખાબના વિવિધ નિવાસસ્થાનો પૂર્વ કચ્છમાં મોટા રણપશ્ચિમ કચ્છમાં જળાશય અને બન્નીના ધાસિયા મેદાનમાં આ વસ્તીગણતરી યોજાઈ હતી જેમાં ખાસ કરીને સુરખાબની બે પ્રજાતિ મોટો હંજ અને નાનો હંજ નોંધાયા હતા